રાજ્યના નાગરિકોને ઘરઆંગણે રોજગાર તથા સામાન્ય સવલતો મળે તે માટે રાજયસરકાર સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્રને ચરિતાર્થ કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નયા ભારત ના નિર્માણમાં રાજ્ય સરકાર અગ્રેસર રહી છે

ઇ ડી

મુખ્યમંત્રીશ્રીએ આ તમામ આવાસો માટેનો કમ્પ્યુટરાઇઝડ ડ્રો પણ કરાવ્યો હતો તથા આવાસ બાંધકામ યોજનાની સહાયના ચેકનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું રાજ્યમાં ગઇકાલે દશેરા વિજયાદશમી પર્વની ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી શ્રદ્ધાળુઓ દ્વારા રાવણ દહન શસ્ત્રપૂજા વાહન પૂજન શમીપૂજન કરવામાં આવ્યા હતા

રાવણ દહન કરીને સમાજમાં પ્રવર્તતા અનિષ્ટોનું સમયકાળ અનુસાર દહન કરવાની પરંપરા પણ સદીઓની ચાલતી આવી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી નાયબ મુખ્યમંત્રી નીતીશભાઈ પટેલ મંત્રીશ્રી આર

ફળદુ ગણપત વસાવા ઇશ્વરભાઈ પરમાર વગેરેની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે બજરંગ વિકાસ સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શ્રી નીતીનભાઈ પટેલે સૌને વિજયા દશમીની શુભકામનાઓ પાઠવી હતી સમાજ તથા પોતાની અંદરની અસુરી વૃતિને નાસ કરી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું દશેરા નિમિત્તે મહીસાગર જિલ્લા રાજપૂત યુવા સંગઠન દ્વારા શસ્ત્રપૂજન ના કાર્યક્રમ નું આયોજન ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં રાજપૂત સમાજ હોલ લુણાવાડા ખાતે કરવામાં આવ્યું હતું દીપ પ્રગટ્યા અને મહાનુભવોના સન્માન કર્યા બાદ તમામ શસ્ત્રો નું ગુજરાત ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું શસ્ત્ર પૂજન પહેલા સમગ્ર મહીસાગર જિલ્લાના રાજપૂત સમાજની એક વિશાળ શોભા યાત્રા લુણાવાડા રાજમહેલ થી નીકળી હતી ડાંગ જિલ્લામાં વઘઈ સહિત વિવિધ ગામોમાં રાવમ દહન સાથે વિજયા દશમી પર્વ ઉજવાયું હતું વિવિધ તાલુકા ગ્રામ્ વિસ્તારોમાં ફટાકડા અને ઘાસનો ઉપયોગ કરી રાવણનું પ્રતિક ઊભું કરાયું હતું રાવણ દહન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા જામનગરમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું હતું દહન પૂર્વે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું

પાટણ શહેરમાં આવેલ રાજપુત છાત્રાલય ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત સમાજના ભાઈઓએ ધાર્મિક વિધિ સાથે પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું અને શહેરમાં આવેલ રાજા સિદ્ધરાજની પ્રતિમાને પુષ્પાંજલી અર્પવામાં આવી હતી તો દાહોદમાં પણ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું જેમાં કરણી સેના મધ્યપ્રદેશના અધ્યક્ષ ઠાકુર જીવનસિંહ અને ઠાકુર મહેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા પોલીસ દ્વારા પણ શસ્ત્રપૂજા અને ઘોડાનું પૂજન કરાયું હતું સુરત શહેરમાં રામલીલા મેદાનમાં દશેરાના દિવસે વાતાવરણમાં અયાનક પલટો આવતા ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેથી રાવણ દહન માં વિઘ્ન ઊભું થયું હતું

આ સાથે રાજ્યમાં વસતા બંગાળી સમાજના લોકો દ્વારા મા દુર્ગાની પૂજા કરાઈ હતી તથા સિંદુર ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે દુર્ગા પૂજાની પુર્ણાહૃતિ થઈ હતી અમદાવાદ શહેરમાં દશેરાના દિવસે આશરે આઠથી નવ કરોડ રૂપિયાના ટુ વ્ફીલર અને ફોર વ્ફીલરનું વેચાણ થયું છે ઓટો વ્ફીકલના ડીલરોના જણાવ્યા મુજબ દશેરાના દિવસે આશરે સાત હજાર જેટલા ટુ વ્હીલરોનું વેયાણ થયું છે

દશેરાએ અમદાવાદના શહેરીજનો કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી ગયા છે વહેલી સવારથી જ ઠેર ઠેર દુકાનો બહાર લાઈનો લાગી હતી

જે તેમને રાઇડનો આનંદ માણ્યો હતો

જેનો ઉદ્દેશ ગરીબ બાળકોને કિલ્લોલ કરતું બાળપણ આપવાનો છે

રાજ્યની મહાનગર પાલિકાઓ તથા નગરપાલિકાઓમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીમાં ભરાયેલા ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે યૂંટણીજંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર આજે સાંજે સ્પષ્ટ થશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય મહિલા ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેય આજે વડોદરામાં રમાશે મેય સવારે નવ વાગે શરૂ થશે કુલ ચાર એક દિવસીય મેચો રમાશે

સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકર અને ધર્મેન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટો ઝડપી હતી

ઉત્કર્ષ સિંઘે ઓલ રાઉન્ડર દેખાવ કરતા યાર વિકેટો ઝડપી હતી

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ઉપર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યકિતઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે

સુરત જિલ્લાની લકઝરી બસ આબુ અંબાજીથી દર્શન કરી પરત ફરી રહી હતી અને અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભી હતી ત્યારે અમદાવાદ તરફથી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયા છે ઈજાગ્રસ્તોને આણંદની હોસ્પિટલમાં દાખલ કર્યા છે ડાંગ ના ચિયપાડા પ્રાથમિક શાળાની વિધાર્થીનીએ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર કર્યું છે